આ સહાય આગામી ત્રણ માસ એટલે કે ઓક્ટોબરનવેમ્બર અને ડિસેમ્બર સુધી યૂકવાશે શ્રી પટેલે ઉમેર્યું કે રાજયમાં પ્રવર્તી રહેલ કોરોના ની સાંપ્રત પરિસ્થિતિ ને ધ્યાને લઇને અને નાગરિકો ના હિતને ધ્યાને લઈને ખાનગી લેબોરેટરીમાં થતા ટેસ્ટની કિંમતમાં પણ ઘટાડો કરવાનો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલ કોર ગ્રૂપની બેઠકમાં આ મહત્ત્વનો નિર્ણય કરાયો છે રાજ્યમાં જે તે સમયે ટેસ્ટ માટેની કિટ પણ મર્યાદિત પ્રમાણમાં ઉપલબ્ધ થતી હતી આજે હવે કીટની સંખ્યામાં અને કિટના ઉત્પાદનમાં પણ વધારો થતાં આ નિર્ણય કરાયો છે

પોરબંદર ખાતે માછીમાર આગેવાન મનીષ લોઢારીએ જણાવ્યું છે કે મંગળવારે વહેલી સવારે આ ઘટના બની હતી પણ કાંઠે સંદેશો પહોંચતા સમય ગયો હતો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

ગૃહમાં થોગ્ય સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે પણ પૂરતુ આયોજન કરાયું છે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

રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો છે

તંત્રએ એક દર્દીનું મોત નીપજયું હોવાનું જાહેર કર્યું છે ગાંધીધામની સેવાભાવી બુઝુર્ગ ડોકટરનું જી

જનરલ હોસ્પિટલમાં નિધન થયું હતું